રાજ્યમાં આજે પણ કોરોનાના નવા કેસ નોંધાવાનું ચાલુ રહ્યું

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્ફીમાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત દરેક પરિવારને પાંચ મહિના માટે પાંચ કિલો ઘઉં અથવા યોખા અને એક કિલોગ્રામ દાળ આપવામાં આવશે

તેમણે કહ્યું કે દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા નહીં રહે અને વર્તમાન કોવિડ રોગયાળા દરમિયાન વરસાદની સીઝન અને આગામી તહેવારોમાં તેમને વિના મૂલ્યે રેશન આપવામાં આવશે દેશવ્યાપી લોકડાઉન શરૂ થયાના તરત જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા યોજનાના પ્રથમ તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી પ્રથમ તબક્કા હેઠળ આ વર્ષે એપ્રિલથી ત્રણ મહિના માટે વિનામુલ્યે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી ગ્રામીણ કલ્યાણ અન્ન યોજના પર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે

તેમણે જણાવ્યું કે સાયા આદિવાસીઓના બંધારણીય હક્કોનું રક્ષણ થાય અને ખોટા વ્યકિતઓ આદિવાસી તરીકેના લાભો લઇ ન જાય તેવા હેતુસર રાજ્ય સરકારે આ પંચ રચવાનો નિર્ણય કર્યો છે સાચા આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજના આગેવાનો તથા રબારી ચારણ ભરવાડ સમાજના અગ્રણીઓ સાથે ગઇકાલે તેમના સહિત બે વરિષ્ઠ મંત્રીશ્રીઓ ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને આર

ફળદુની ઉપસ્થિતીમાં બેઠક યોજવામાં આવી હતી ભારત સરકારે ગીર બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારના આવા રબારી ભરવાડ અને ચારણને અનુસૂચિત જન જાતિ તરીકે જાહેર કરેલા છે

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગાંધીનગરમાં સર્વગ્રાહી કામગીરી સમીક્ષા બેઠક દરમ્યાન આ સૂચન કર્યું હતું તેમણે કહ્યું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ત્રીજા ભાગના મુખ્યત્વે ધાર્મિક હેતુસરના યાત્રાળુ પ્રવાસીઓ હોય છે ત્યારે દેશભરમાંથી આવતા આવા યાત્રિકો માટે યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો અભિગમ રાખવો પણ જરૂરી છે

મુખ્યમંત્રીએ કચ્છનું ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે સફેદ રણ ધોરડોના પ્રવાસે આવનારા પર્યટકો માતાના મઢ નારાયણ સરોવર જેવા સ્થળોની અવશ્ય મૂલાકાત લે તે રીતે આકર્ષણો ઊભા કરવા જોઈએ પુરાતન સાંસ્કૃતિક વિરાસત નગરી દ્વારિકા અને ડાકોરનો ભાવિ વિકાસ વારાણસી ગંગાઘાટની પેટ્રન પર ઉચ્ચકક્ષાનો વિકાસ થાય તે દિશામાં યાત્રાધામ વિકાસ બોર્ડે કામ કરવું જોઈએ

સ્વર્ણિમ સંકુલ સેનેટાઇઝર મશીન ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવતા મંત્રીઓ અધિકારીઓ કર્મચારીઓ અને મુલાકાતીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા સંકુલના પ્રવેશદ્વાર પર ખાસ સેનેટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ અંગે વિગતો આપી

આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર સી આર

વરસાદ બંધ થતાં રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થયાં છે છોટા ઉદેપુર જીલ્લાના જેતપુર પાવી નસવાડી સંખેડા અને બોડેલી તાલુકામાં આજે દિવસ દરમિયાન પાંચથી સાત મીલીમીટર જેટલો સામાન્ય વરસાદ થયો છે

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસના સતત વરસતા પહેલા વરસાદથી જ શહેર અને જિલ્લાના તમામ જળાશયો છલકાય ગયા છે ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા શહેર મધ્યે આવેલા લખોટા તળાવ અને શહેર ની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં આવેલા નવાનીર ને પૂજન અર્ચન કરી વધાવવામાં આવ્યા હતા

કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતશ્રી પી

ખિસ્તરીયા અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાતશ્રી ફાલ્ગુન મોઢ સાથેની આ જીવંત ચર્ચામાં દર્શકો ફોન ઈન માધ્યમથી જોડાઈ શકે છે

આ કાર્યક્રમ ડીડી ગિરનારની યુ ટ્યુબ ચેનલ ઉપર પણ નિહાળી શકાશે જાહેરાત પુરી થઈ

ત્યારે ડાંગના પ્રજાજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ડાંગમાં આ મહામારીને પ્રવેશતી અટકાવી શકાય તે માટે કલેકટર શ્રી એન

ડામોર સહિત સમગ્ર ટીમ ડાંગ દ્વારા સલામતીના તમામ પગલાંઓ લઈને ખૂબ જ સતર્કતા દાખવવામાં આવી રહી છે